પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

એન જી ફિલિંગ સ્ટેશન ખોલવા સરકાર તૈયાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ

સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટા ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં મળી જવાની શક્યતા છે

સી વડોદરાની કરજણ ડાંગ જિલ્લાની ડાંગ એસ ટી અને વલસાડ જિલ્લાની કપરાડા એસ ટી

ફરજ ઉપરના તમામ કર્મચારીઓ માટે માસ્ક ફેસ શિલ્ડ અને સેનીટાઈઝરની વ્યવસ્થા ઉપરાંત તમામ મતગણતરી ખંડો ને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહ્યા છે

જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે

આ બેઠકો ઉપરના કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સભાની યૂંટણી પહેલા રાજીનામાં આપતા આ પેટા યૂંટણી યોજાઇ હતી કોંગ્રેસના આ આઠમાંથી પાંચ સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા જે તમામને ભાજપ દ્વારા તેમની જ બેઠકો ઉપર ટિકિટ ફાળવવામાં આવી હતી

એન જી ફિલિંગ સ્ટેશન ખોલવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિડિયો લિન્ક વડે સંપન્ન થઈ છે આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહ્યું હતું કે પંપ ઉપર ગેસ ભરાવવા માટે વાહનની લાઈન લાગે નહીં તેટલી સંખ્યામાં વધુ સી

ફિલિંગ સ્ટેશન શરૂ કરવાની તૈયારી છે

વધુ પંપ ખોલવા માટે જરૂરી માળખું ઊભું કરવાની તાકીદ તેમણે ગુજરાત ગેસ કંપની સાબરમતી ગેસ કંપની ને આ પ્રસંગે કરી હતી ગટર સફાઈમાં રોબોટ નિતિન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકે એ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેડીફ્રટ રોબોટનો ઉપયોગ શરૂ થયો છે

તેમણે ઉમેર્યું કે રોબોટ વડે સફાઈનો આ નવતર અભિગમ જો સફળ થશે તો તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી આવા રોબોટ અપાશે

ફાધર વાલેસ શ્રદ્ધાંજલી વિદેશી હોવા છતાં સવાયા ગુજરાતી સાહિત્યકાર તરીકે જાણીતા ફાધર વાલેસ ના દુખદ અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શોક ની લાગણી વ્યકત કરી છે અને કહ્યું છે કે ગણિત થી માંડી ગુજરાતી ભાષા સુધીના ફલક ઉપર ફાધર વાલેસ નું યોગદાન ગુજરાત સદાય યાદ રાખશે સમાજસેવા માટે ફાધર વાલેસ ની તત્પરતાને પણ શ્રી મોદીએ પોતાના ટ્વિટ સંદેશા માં બિરદાવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફાધર વાલેસ ને શોકાંજલિ પાઠવતાં કહ્યું છે કે ફાધર વોલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષા માં તેમનું સાહિત્ય સર્જન એક આગવી છાપ ઉપસાવી ગયું છે

આઝાદ ભારતના ઇતિહાસમાં જુનાગઢની સ્વતંત્રતાની લડાઈ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે

જે મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે જાહેર સભાને સંબોધી હતી અને નાગરિકોના મત માગ્યા હતા તે બાઉદીન કોલેજ ખાતે આજે વિજય સ્તંભનું પૂજન કરીને મેયર ધીરૂભાઈ ગોહિલ તેમજ અન્ય અધિકારી પદાધિકારીઓએ જૂનાગઢના આઝાદી દિનની ઉજવણી કરી હતી કેશુભાઈ અસ્થિ વિસર્જન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તથા પૂર્વ મુખ્યમંત્રી દિવગંત કેશુભાઇ પટેલના અસ્થિનું વિસર્જન પવિત્ર ત્રીવેણી સંગમમાં પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું

કેશુભાઈના પુત્ર ભરત પટેલે જણાવ્યું છે કે સોમનાથ પરિસરના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે

હિરાભાઇ ચૌહાણને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત સાડા ત્રણ લાખની સહાય મળતા તેઓ નવું મકાન તૈયાર કરી પરિવારને છત્ર આપતા ગયા છે અને તેમની ગેરહાજરીમાં તેમનો પરિવાર પાકા મકાનમાં સુરક્ષિત જીવન ગાળે છે લાભાર્થીના પુત્ર હિતેશભાઇ ચૌહાણ જણાવે છે કે આ કામગીરી દરમ્યાન સી એમ ડેશબોર્ડ પરથી અનેક વખત નિયમિત મકાનના હપ્તા મળે છે કે કેમ તે અંગે પુછપરછ કરવામાં આવતી હતી તેમજ સંવેદનશીલતા થી આવાસના કામની પ્રગતિ અંગે માહિતી મેળવવામાં આવતી હતી અમારા મકાનનું કામ નિર્વિઘ્ને પૂર્ણ થઇ ગયુ હતું અચાનક મારા પિતા હિરાભાઇ ચૌહાણનું આકસ્મિક અવસાન થતા અમારા પરીવાર પરથી પિતાનુ છત્ર અમે ગુમાવી દીધુ હતું આ આવાસરૂપી છત્રના લીધે તેઓ સલામત હોવાનો અનુભવ કરે છે

વોરાની અધ્યક્ષતામાં આજે યોજાઈ ગઈ

નવી કોલેજ ને મંજૂરી માટેની અરજીઓ ઉપર પણ વિચાર વિમર્શ થયો હતો

રાજ ભવન સમારંભ મોકુફ ગાંધીનગર ખાતે રાજ ભવનમાં દર દિવાળીએ યોજતો નુતન વર્ષાભિનંદન કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે એક સત્તાવાર યાદી પ્રમાણે કોરોના સંક્રમણ ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ શકે તેવું સૂયન પણ આ બાબતે કરાયું છે

દિવાળી તહેવાર સમયે પરત યુકવણી ખાતામાં જમા થતાં માછીમારોમાં આનંદ છવાયો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

આ યોજનાથી ખાન નદીમાંથી પાણીનું વહન કરવામાં આવશે

ખાસ કેન્દ્રિય સહાય હેઠળ જળસંપત્તિ નિગમ દ્વારા આ યોજના સાકાર થઇ છે